ે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરવાની સાથે સાથે આર્થિક સુધારાઓ પણ હાથ ધર્યા છે ે પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને પદમ પુરસ્કારો આપવાની જાહેરાત કરાઇ છે

ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે વાતચીત કરી

રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં રાજપથ ખાતે યોજાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજવંદન બાદ પરેડની સલામી ઝીલશે પરેડની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણનું બલિદાન આપનાર શહીદવીર જવાનોને પુષ્પ ચઢાવી અંજલી આપશે આ વખતની પરેડ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે યોજાશે પ્રજાસત્તાક પર્વની પરેડમાં દેશના સૈન્યની ક્ષમતા સાંસ્ટૃતિક વૈવિધ્ય તથા સામાજિક આર્થિક વિકાસનો પરિયય અપાશે

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે કહ્યું કે દેશની પ્રગતિને પૂરક એવા શ્રમ તથા કૃષિ ક્ષેત્રના સુધારાઓ પણ કાયદાના સ્વરૂપે હાથ ધરાયા છે રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે ઘણી લોકસંખ્યા ધરાવતા ભારતને કૃષિ ઉપજ તથા ડેરી ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે દરેક ભારતીય ખેડૂતોને આદર સાથે વંદન કરે છે કોવિડના સંકટ સમયમાં પણ ખેડૂતોએ કૃષિ ઉત્પાદન જાળવી રાખ્યું છે બીજી તરફ આપણા વીર જવાનો કપરી પરિસ્થિતિનો સામનો કરતાં માતૃભૂમિની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે દરેક ભારતીય તેમની વીરતા સમર્પિતતા માટે ગર્વ અને આદર ધરાવે છે ખેડૂતો સૈનિકોની જેમ જ ભારતના વૈજ્ઞાનિકોએ પણ સંશોધન ક્ષેત્ર સધન કામગીરી કરીને અવકાશ વિજ્ઞાન કૃષિ ઉત્પાદન કોવિડની રસી તથા રોગ નિયંત્રણ ક્ષેત્રે દેશની પ્રગતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે રાષ્ટ્રપતિએ કોવિડ સામેની લડતમાં નોંધપાત્ર કામગીરી કરનાર તબીબો નર્સો સહિત તમામ આરોગ્ય કર્મીઓની પ્રશંસા કરી હતી

જેમાં શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી રજનીકાન્ત શ્રોફને પદમભૂષણ જયારે શ્રી મહેશ કનોડીયા શ્રી નરેશ કનોડીયા સુ શ્રી જસવંતીબેન પોપટ શ્રી ફાધર વાલેસ શ્રી દાદુદાન ગઢવી અનેશ્રી ચંદ્રકાન્ત મહેતાને પદમશ્રી પુરસ્કાર અપાશે આ ઉપરાંત પદમવિભૂષણ પુરસ્કાર મેળવનાર અન્ય મહાનુભાવોમાં શિન્ઝો આબે સુદર્શન સાહુ એસ

બાલાસુબ્રમણ્યમ પદમભૂષણ પુરસ્કાર મેળવવામાં કે

ચિત્રા ચંદ્રશેખર કાંબરા પદમશ્રી મેળવનાર મહાનુભાવોમાં સીંધુતાઇ સપકાળ પીટરબ્રુક અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પદમ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ અસાધારણ વ્યક્તિઓએ પોતાના નોંધપાત્ર યોગદાનથી લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે

પબ્લિકેશન ડિવિઝનનું વર્ચુઅલ પેવેલિયન કલા અને સંસ્કૃતિ ઇતિહાસ અને આધુનિક ભારતના નિર્માતાઓના જીવનચરિત્ર પરના પુસ્તકોનુંપ્રદર્શન પ્રદર્શિત કરશે

અને ભારતના વિકાસલક્ષી પ્રયત્નોમાં મહત્વપૂર્ણ પરિબળ છે આબોહવા અનુકુલન સંમેલનને વીડિયો કોન્ફરન્સથી સંબોધતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ જણાવ્યું હતું કે અમે માત્ર પેરિસ કરારના લક્ષ્યોને ન માત્ર પૂર્ણ કરીશું પરંતુ તેનાથી આગળ વધીશું

ભારત એલઈડી લાઇટને પ્રોત્સાહન આપી રહ્યું છે

તેમણે કહ્યું કે આ પુરસ્કાર માત્ર ઉદાહરણ છે કે નાના વિયારોથી સાચી દિશામાં કામ કરવાથી સારા પરિણામો આવે છે

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂચનો નમો એપ માય જી ઓ વી